દેશના મહાન આધ્યાત્મિક નેતાઓના પ્રમખ સ્વામી વિવેકાનંદએ વિશ્વને ભારતીય વેદાત અને યોગથી પરિચિત કર્યા હતા સ્વામિ વિવેકાનંદની જર્યાંત દેશમાં રાષ્ટીય યુવાદિન તરીકે વિવિધ કાર્યકમો સાથે ઉજવવામાં આ વ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ મોદી આજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બીજા રાષ્ટીય યુવા સસદ મહોત્સવના સમાપનના કાર્યકમને સંબોધિત કરશે અક સપ્તાહ સુધી ચાલનારા રાષ્ટોય મહોત્સવની શરૂઆત આજથી જ થશે યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદની જયંતિના અવસરે દર વર્ષ યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય આ મહોત્સવનું આયોજન કરે છે

જેમાં પ્રત્યેક રાજયના પ્રતિભાશાળી યુવાનો પોતાનો પ્રતિભાનું પ્રદશન કરશે તેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો માર્શલ આર્ટસ પ્રદર્શનો બોધિક વિચાર વિમર્શ યુવા કલાકાર શિબિર પરિસંવાદોનો સમાવેશ થાય છે આ મહોત્સવ દરમ્યાન રાષ્ટ્રીય યુવા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે

તેમણે કહયું કે ભારતમાં બનાવવામાં આવેલી બે રસી કોવિડશિલ્ડ અને કો વેકિસનને કટોકટીના ઉપયોગ માટે મંજુરી આપવામા આવી છે બને રસી અસરકારક છે આ બે રસીઓ સિવાય અન્ય ચાર રસી પણ વેકસિન કરવામાં આવી રહો છે શ્રી મોદીએ એ કહયું કે પ્રથમ તબકકામાં આરોગ્ય કર્મચારીઓ અને અન્ય ફન્ટલાઈન કર્મચારી ઓને આ રસી આપવામાં આવશે પ્રથમ તબકકામાં આ ત્રણ કરોડ લોકોને રસીકરણનો બર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે

સરકાર કોઈપણ આડ અસરને પહોંચી વળવા માટેની તૈયારી સૂનિશ્ચિત કરી છે

નાયમ મુખ્યમંત્રી નિતિન પટેલ ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડજા તમજ મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ આ બેઠકમાં જોડાયા હતા

પશુપાલન અને ડેરી વિભાગે બર્ડ ફલુને વધુ ફેલાવો અટકાવવા માટે અવિઅશન ઈન્ફલુએન્ઝાથી અસરગ્રસ્ત રાજયો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં ગુજરાત સહિત કેરળ રાજસ્થાન મધ્યપ્રદેશ હિમાચલ પદેશ હરિયાણા ઉતર પ્રદેશનો સમાવેશ થાય છે રાજય સરકારોનો જળાશયો પક્ષીઓનું બજાર પક્ષીઘર તથા મરઘા ઉછેર કેન્દો ઉપર ચાંપતી નજર રાખવામાં અને કચરાને યોગ્ય નિકાસ માટે ધ્યાન કન્દ્રોત કરવા જણાવવમાં આવ્યું છ પશુપાલન મંત્રી ગિરોરાજસિંહે કહયું બર્ડ ફલુ મનષ્યમાં ટાન્સફર થતો નથી

છાત્રોને મૂખ્ય પ્રવેશ દવાર પર થર્મલગનથી ટેમ્પરેચર માપી આવકાર અપાયો હતો વર્ગ ખંડમાં શારિરીક અંતર જળવાયું તેન આયોજન કરાયું હત વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ વખતે ધારાસભ્યો અધિકારીઓ ઉપસ્થિતિ રહયા હતા